આંતરરાષ્ટ્રીય કોર્ટે કુલભૂષણ જાદવની ફાંસીની સજામાં સ્ટે આપ્યો છે તે યુકાદાને ભારતે આવકાર્યો છે

ડબલ્યુએચએ કોંગોમાં ઈબોલાની કટોકટી જાહેર કરી છે

વિધાનસભા અધ્યક્ષ કે આર રમેશ કુમારે જાહેરાત કરી હતી કે મુખ્યમંત્રી એય

કુમારસ્વામી ગૃહમાં વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરશે અને બહમતી મેળવશે વિરોધ પક્ષ ભાજપે પણ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો પરંતુ મુખ્યમંત્રીને વિશ્વાસમત પ્રસ્તાવ પહેલાં રજૂ કરતા અધ્યક્ષે તેને સંમતિ આપી હતી

હેગ ખાતે અદાલત દ્વારા ગઈકાલે યુકાદો જાહેર કરવામાં આવ્યો છે પાકિસ્તાનને કેસની સમીક્ષા કરવા અને સજા અંગે પુનઃ વિયાર કરવા પણ જણાવ્યું છે જાદવને કોન્સ્યુલર પુરા પાડવા પણ પાકિસ્તાનને સૂચના અપાઈ છે

આંતરરાષ્ટ્રીય કોર્ટે જણાવ્યું હતું કે ક્યાં સુધી પાકિસ્તાન તેમની સજા અંગે પુરેપુરી સમિક્ષા ન કરે ત્યા સુધી જાદવની ફાંસીની સજા મુલતવી રાખવામાં આવે આંતરરાષ્ટ્રીય કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે ભારતને કુલભૂષણ સાથે વાતચીત કરવાના હક્કને પાકિસ્તાને વંચીત રાખ્યો છે

ભારતે આંતરરાષ્ટ્રીય કોર્ટે તેમની તરફેણમાં આપેલા યુકાદાને આવકાર્યો છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આંતરરાષ્ટ્રીય કોર્ટના યુકાદાને આવકાર્યો છે અને આ કેસના સત્યોનો પુરેપુરા અભ્યાસ બાદ આ યુકાદો અપાયો છે તે માટે અભિનંદન આપ્યા હતા વિદેશી બાબતોના મંત્રી ડોક્ટર એસ જયશંકરે કુલભૂષણના પરિવારો સાથે વાતયીત કરી હતી

જયશંકરે કહ્યું કે તેમની હિંમતને તેઓ બિરદાવે છે કોંગ્રેસે પણ કુલભુષણ જાદવના કેસના આંતરરાષ્ટ્રીય કોર્ટના યુકાદાને આવકાર આપ્યો છે પાર્ટીએ કહ્યું કે ભારતની મોટી જીત છે અને કુલભુષણ જલ્દી પરત ફરે તે માટે પ્રાર્થના કરીએ છે

આ વિઘેયકની અન્ય જાગવાઈઓમાં એમબીબીએસના આખરી વર્ષની પરીક્ષા નેશનલ એક્ઝીટ ટેસ્ટ નેક્સ્ટ તરીકે ઓળખાશે

આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સ્વાસ્થ્યની ચિંતા પ્રેરક બાબત છે જીનીવામાં આપાતકાલીન બેઠક બાદ ડબલ્યુએયઓએ ગઈકાલે આ જાહેરાત કરી હતી એક થાદીમાં ડબલ્યુએયઓના ડાયરેક્ટર જનરલ ટેન્ડ્રોસ અધાનોમ ગેબ્રેસથેસસે કહ્યું કે વિશ્વ માટે આ રોગયાળાને લક્ષમાં લેવાનો સમય છે અને તેને બમણાં વેગથી નાથવા માટેના પ્રયત્નો કરવાની જરૂર છે

ઈતિહાસમાં આ પ્રકારની પાંચમીવાર જાહેરાત કરાઈ છે

અમેરિકામાં ઝીકા સ્વાઈન ફ્લુથ અને પોલીયો વખતે પણ આવી જાહેરાત કરાઈ હતી

જાકે મોટાભાગની નદીઓમાં પાણી ઓસરતા જાય છે

મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈના વડપણ હેઠળની પાંચ ન્યાયાઘિશોની પીઠે ગયા અઠવાડીયામાં આ અંગે અહેવાલ માંગ્યો હતો અને જણાવ્યું હતું કે જા અદાલત મધ્યસ્થી પ્રક્રિયા પૂર્ણ કરવાનો નિર્ણય લેશે તો રપ જુલાઈથી આ મામલે દૈનિક ધોરણે સુનાવણી હાથ ધરશે ત્રણ સભ્યોની મધ્યસ્થી સમિતિના અધ્યક્ષ અને સર્વોચ્ય અદાલતના ભૂતપૂર્વ ન્યાયાધીશ એફ

અદાલતે આ મામલે ન્યાયિક યુકાદાની માંગણી કરતી ગોપાલ સિંહ વિશારદેની અરજી પરની સુનાવણી દરમ્યાન આ આદેશ કર્યો હતો

કાયદો અને વ્યવસ્થાના એડીજી પી

આ ગામે ગામ લોકોના બે જૂથ વચ્ચે જમીન બાબતે સંઘર્ષ થયો હતો અને એક બીજા ઉપર હ્મલા કર્યા હતા

હિમાની સાથે અન્ય ભારતીય ખેલાડી વિ કે